મન કી બાત કાર્યક્રમનું આકાંશવાણી તથા દ્વરદર્શનના સંપૂ ર્ણ નેટવર્ક પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે આ કાર્યક્રમનું ઔકાશવાણીડીડી વ્ય્ ઝપ્રધાનમંત્રી કાર્યાલય તેમજ સૂ યના અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યૂ બ ચેનલી પેર પણ તેનું જીવંતપ્રસારણ કરવામાં આવશે

શ્રી મોદીએ કહ્યું કે કોરોના વિષાણુથી સાજા થવાનો દર વધી રહ્યો છે અને લોકોના મનોબળે સારા પરિણામો આપ્યા છે તેમણે કહ્યું કે લોકોએ વધુ સાવધાન રહેવાની જરૂર છે માસ્ક પહેરવુંબે ગજનું સુ રક્ષિત અંતર રાખવું અને ભીડભાડવાળી જગ્યાએથી બચવું એ અત્યારે પણ બહુ જ જરૂરી છે

કેન્દ્રિય આરોગ્યમંત્રી હર્ષ વર્ધનની અધ્યક્ષતામાં ચોજાયેલી આ બેઠક અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે આપણો દેશ અન્ય દેશોની સરખામણીએ ખૂ બે સારી રીતે ક્રીરોનાં સામે લડત આપી રહ્યો છે દેશમાં આરોગ્ય સંભાળ અને પરિક્ષણ સંબંધી બુનિયાદી ઢિયાનો વ્યાપક વિસ્તાર કરાયો છે કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા તૈયારીઓ કરાઈ છે

કોરોનાના શંકાસ્પદ કેસ ઉપરાંત જિલ્લા પંચાયતના જુદા જુદા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કરાયેલા સર્વેલેન્સ મારફતે જુદા જુદા ગામોમાંથી આવતા સેમ્પલ્સનું પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે આશુ તોષ અંતાણી ક ચ્છ હવા માન અષાઢીબીજ અગાઉ જીલ્લામાં વરસાદી માહોલ રહ્યા બાદ છેલ્લા બે ત્રણ દિવસથી છુટાછવાયા ઝાપટાને બાદ કરતા જીલ્લામાં વાતાવરણ મહદઅંશે સુ ર્યપ્રકાશિત રહ્યુ છે

ગ્રી

ગ્રી સે ઉંચુ તાપમાન નોંધાયુ હતું જો કે હવામાન વિભાગ દ્રારા આવતીકાલથી ગુરૂવાર દરમિયાન જીલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે